પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડીયોના માધ્યમથી વિશ્વની મોટી તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે આજે સાંજે વાતચીત કરશે ભારત અને અમેરીકાના સંરક્ષણ અને વિદેશમંત્રીઓ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં મંત્રણા યોજાશે

પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે બુધવારે મતદાન થશે

આ કાર્યક્રમનું આયોજન નીતી આયોગ તથા પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે કર્યુ છે

ભારત વિશ્વમાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર તરીકે ઉભરી આવ્યું છે તેથી આ વાર્ષિક આયોજન બૌઘ્ઘિક વિચાર વિમર્શની સાથે કાર્યકારી નિર્ણયની દ્રષ્ટીએ પણ સૌથી મહત્વપુર્ણ બેઠક માનવામાં આવે છે આ આયોજનમાં ભાગ લેતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેરાવીકથી આયોજિત ભારત ઉર્જા ફોરમનું ઉદઘાટન પણ કરશે

અમેરીકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર બંન્ને દેશો વચ્ચે ત્રીજી વખત યોજાનારી ટુ પ્લસ ટુ મંત્રીઓની મંત્રણા માટે આજે દિલ્ફી પહોંચશે ભારત તરફથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે આવતીકાલે યોજાનારી મંત્રણામાં પરસ્પરહિતના દ્વિપક્ષીય ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો વચ્ચે ચર્ચા વિયારણા થશે

તેમના કેટલાક મત વિસ્તાર નકસલવાદથી અસરગ્રસ્ત ક્ષેત્રો વિવિધ રાજકીય પક્ષોના નેતા મતદાતાઓને રીઝવવાના અંતિમ પ્રયાસો કરી રહ્યા છે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદિપસિંહ પુરીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે સાતમા તબક્કાના વંદેભારતના વધુ દેશોને આવરી લેવાશે

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે લૉકડાઉન જાહેર થતા વિદેશમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વંદેભારત મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે

દંતેવાડાના એસ પી અભિષેક પલ્લવે કહ્યું કે સમર્પણ કરવાવાળા માઓવાદીઓ જિલ્લામાં પોલીસ દ્વારા ચાલી રહેલા લોન વરાતુ અભિયાનથી પ્રેરાયા હતા અને આત્મસમર્પણ કર્યું હતું

વધુ સમાચાર

અમને મળતી છેલ્લી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી ડિસ્કિટ તુર્તુક અને હુંડાર ક્ષેત્રોમાં આગળ ચાલી રહી છે

વી

નો ઉપયોગ કરાયો હતો આર્મી કમાન્ડર્સ ભારતીય લશ્કરના કમાન્ડરોની ચાર દિવસીય પરીષદનો આજે નવી દિલ્હીમાં આરંભ થશે લશ્કરના વડા જનરલ એમ

નરવણેના અધ્યક્ષપદે થોજાનારી આ પરીષદમાં બધા જ કમાન્ડરો પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ અને હવાઈ દળના વડા એર માર્શલ આર

ભદૌરીયા આવતીકાલે આ પરિષદમાં સંબોધન કરે તેવી ધારણા છે કમાન્ડરોની આ પરીષદમાં પૂર્વ લદ્દાખ સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સલામતી ક્ષેત્રના પડકારોની સર્વગ્રાહી સમિક્ષા કરાશે મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર ગાયક અને પાટણના ભૂતપૂર્વ સાંસદ મહેશકુમાર કનોડીયાનું લાંબી માંદગી બાદ ગઈકાલે ગાંધીનગરમાં અવસાન થયું છે

તેઓ લોકસભા પાટણ બેઠક પરથી ચાર વખત ચૂંટાયા હતા મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રખ્યાત સંગીતકાર બન્ધુ બેલડી મહેશ નરેશ પૈકીના એક છે અને નરેશ કનોડીયાના મોટા ભાઈ હતા મહેશભાઈ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા માટે પણ જાણીતા હતા જીગર અને અમી તાનારીરી જોગસંજોગ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત આપવા બદલ તેમને પુરસ્કાર અપાયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેશ કનોડીયાના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરી છે

આ વર્ષે ગત માર્ચ મહિનામાં કોવિડના સંક્રમણને ટાળવા જાહેર કરેલા લોકડાઉન બાદ ટેબલ ટેનિસ રમત માટે પ્રથમવાર રાષ્ટ્રીય શિબીર યોજવાનું આયોજન કરાયુ છે

આ વિજય સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધાના પ્લે ઑફમાં સ્થાન મેળવશે નહીં એ વાત નિશ્ચિત થઈ છે મુંબઈ ઈન્ડિયન્સે એસ

એ

વી

રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધી મેય પુરસ્કાર અપાયો છે સ્વનિધિ ઉત્તરપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સૌથી વધુ ધિરાણો મંજૂર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે

ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે અસરગ્રસ્ત એવા શહેરી અર્ધશહેરી વિસ્તારોમાં ફેરીયાઓને કામગીરી શરૂ કરવા ભંડોળ આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી છે

તેમણે એમ પણ કહ્યું કે તેઓની તબિયત હમણાં સારી છે ડોકટરની સલાહ્ મુજબ તેઓ દક્ષિણ મુંબઇની બ્રીય કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે